પ્રધાનમંત્રી શ્રી મોદી આજે બપોરે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામના એક હજાર કરોડ રૂપિયાના સંકુલનું ભૂમિપૂજન કરશે સંસ્થાના સંયોજક શ્રી આર

પટેલે જણાવ્યું કે ઉમિયા માતાની ભવ્ય ઊંચી મૂર્તિ અને ત્રિશુલ આ કેન્દ્રનું મુખ્ય આકર્ષણ બની રહેશે પ્રધાનમંત્રી પાંચમી માર્ચ મંગળવારે સવારે અડાલજ નજીક શ્રી અન્નાપૂર્ણા ધામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીને પત્રકારોને જણાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગરની પણ મુલાકાતે જવાના છે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ મંત્રીમંડળના સદસ્યો રહેશે

તેમા રશિયાની મદદ થી તૈયાર કરાયેલી રાયફલની અધતન આવૃતિ એ

આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ રાયફલ દ્રારા આપણા જવાનો ત્રાસવાદીઓ અને નકશલીઓનો સક્ષમ રીતે સામનો કરી શકશે આ ફેકટરી થી યુવાનોને રોજગારીની તક મળશે

બાવીસ કરોડ થી વધુ શ્રધ્ધાળુઓએ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાનો લ્ફાવો લીધો છે કલ્પવાસીઓનું આ છેલ્લુ સ્નાન છે અને તે મહાદેવ સાથે જોડાયેલુ છે મહાશિવરાત્રીએ છેલ્લા સ્નાન સાથે કુંભ મેળાની પુર્ણાહ્તિ થાય છે કુંભ દરમિયાન સંગમ સ્થળે વિવિધ પપ દિવસો માટે સ્નાન માટે લાખો શ્રધ્ધાળુઓ ઉમટે છે વિશ્વમાં સૌથી મોટો માનવ સમુફ આ મેળામાં આવે છે

વિરલ રાણા રાજય મહાશિવરાત્રી આજે રાજયભરમાં મહાશિવરાત્રિની હર્ષોલ્લાસ સાથે પારંપારિક રીતે ઉજવણી કરાશે

સોમનાથ પરિસર સમુદ્ર ઉદ્યાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઈ કાલ રાત તથા આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં આજે વિવિધ ગ્રૂપો દ્વારા નૃત્યથી આરાધના નૃત્યનાટિક તથા લોકસાહિત્ય અને શિવભજનોથી નિર્મલદાન ગઢવી તથા સાથીવૃદની પ્રસ્તુતી યોજાશે

ભુજ તાલુકાના ધ્રંગ ગામ સ્થિત મેકરણદાદાના સ્થાનકે પરંપરા મુજબ બે દિવસીય લોક મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે દરમ્યાન જીલ્લા મથક ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજના નેજા ફેઠળ શિવજીની મહિમા ગાતા વિવિધ ફલોટસ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે

આ પ્રસંગે તેણે વિજયનું શ્રેય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આપ્યું ટવીટર પર શ્રી પુનિયાએ કહ્યુ કે તેને અભિનંદનના સાહ્સ થી પ્રોત્સાફન મળ્યુ છે અને એક દિવસ તેને મળવા માંગે છે